રાજનાથસિંહ સંરક્ષણ અમિત શાહ ગ્રહ મંત્રાલય નિર્મળા સીતારમન નાણા મંત્રાલય એસ જયશંકર વિદેશ મંત્રાલય તથા પિયૂષ ગોયલને રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યૂં

રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી અનુસાર પ્રધાનમંત્રીએ કર્મચારી બાબતો જાહેર ફરિયાદ પેન્શન અણુ ઉર્જા અવકાશ નીતિવિષયક બાબતોનો હવાલો પોતાની પાસે રાખ્યો છે

નિતીન ગડકરીને સડક પરીવહન તથા ધોરીમાર્ગ નિર્મલા સીતારમણને નાણાં અને કોર્પોરેટ મંત્રાલય નરેન્દ્રસિંહ તોમરને ખેતી અને ખેડૂત કલ્યાણ મંત્રાલય રવિશંકર પ્રસાદને કાયદો અને ડોક્ટર સુધ્રમણ્ય જયશંકરને વિદેશ મંત્રાલયનું ખાતું અપાયું છે

રાજ્યના બે મંત્રીઓનાં ખાતા યથાવત રહ્યાં છે સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી તરીકે મનસુખ માંડવીયાને જહાજ બાબતો તથા રસાયણ અને ખાતર મંત્રાલય અપાયું છે જયારે પરસોત્તમ રૂપાલાને ક્રષિ અને ખેડ્રત કલ્યાણ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી રખાયા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કિરગીઝ ગણતંત્રના રાષ્ટ્રપતિ સુરોનબે જીનબેકોબ સાથે ગઈકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે ચર્ચા વિચારણા કરી પ્રધાનમંત્રી તરીકે બીજા કાર્યકાળ માટે શપથ લીધા બાદ તેમના વચ્ચે થયેલી આ પહેલી બેઠક હતી કિરગીઝ રાષ્ટ્રપતિ ગઈકાલે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યાહ તા

નૌસેનાના વડા તરીકે નિયૂક્તિ બાદ કરમબીર સિંઘે જણાવ્યું કે તેઓ રાષ્ટ્રને એક મજબૂત સક્ષમ અને સમૂક્રી વિસ્તારમાં કોઇ પણ પડકારને પહોંચી વળે તેવી નૌસેના બનાવવા પ્રયત્ન કરશે એડમીરલ સુનીલ લાંબા તેમનો કાર્યકાળ પૂરો થતાં તેમની ચાર દાયકાની વિશિષ્ટ સેવા પછી ભારતીય નૌસેનામાંથી નિવૃત્ત થયા

રાજસ્થાનમાં ઘણા વિસ્તારોમાં તીવ્ર ગરમીને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે હવામાન વિભાગે આવનારા ત્રણ દિવસોમાં ઘણા જિલ્લાઓમાં ગરમી અંગે ચેતવણી આપી છે તેલંગાણાના ઘણા વિસ્તારોમાં ગરમી પડી રહી છે આવતા બે ત્રણ દિવસમાં મધ્યપ્રદેશ ઝારખંડ ઉત્તરપ્રદેશ ઓડિશાના કેટલાક વિસ્તારો તથા મહારાષ્ટ્રના વિદર્ભમાં તીવ્ર ગરમી ચાલુ રહેવાની સંભાવના છે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ નિમિત્તે નવી દિલ્હીમાં તમાકુ અને ફેફસાનું આરોગ્યએ અંગેના ચર્ચાસત્રનું આયોજન કર્યું છે વિશ્વ આરોગ્ય સંસ્થાના સંયુક્ત ઉપક્રમ આયોજીત આ પરિસંવાદ દ્વારા તમાકુના સેવનથી થતા ફેફસાંના આરોગ્ય કે કેન્સર સામે જાગૃતિ ઉભી કરવાનો આશય છે તેના વિષય છે તમાકુને નહીં આરોગ્યને આવકારો ગ્રહસચિવ પ્રતિસુદાને પ્રારંભિક સત્રને સંબોધતાં જણાવ્યું કે સરકારની નીતિઓ અને કાર્યક્રમો દ્વારા જાગૃત્તિ ઊભી કરવાના વ્યાપક પ્રયત્નો થયા છે તેમણે કહ્યું કે તમાકુનો વપરાશ ઘટાડવો એ ઘણું અટપટું બની રહ્યું છે આ માટે સમાજ અને જાગૃત બને અને તમાકુના સેવન સામે લોકોને રોકે તો સારૃં પરિણામ મળે તેમ છે